ૈ વાણિજ્યમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર આગામી બે વર્ષમાં સમગ્ર દેશને ઓપ્ટિક ફાઇબર નેટવર્કથી આવરી લેવાનું લક્ષ્ય રાખી રહી છે

મોરેશિયસના ન્યાયતંત્રના વરિષ્ઠ ન્યાયાધીશો અને બંને દેશોના અન્ય મહાનુભાવોની હાજરીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્વાટન થયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક રોગયાળાને કાબૂમાં રાખવા અસરકારક સંચાલન માટે સરકાર અને મોરિશિયસના લોકોને અભિનંદન આપ્યા હતા તેમણે મોરિશિયસ સાથેના ભારતના સંબંધોને સાંસ્કૃતિક જોડાણો પર આધારિત વિશેષ મિત્રતા ગણાવી હતી આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના વિકાસલક્ષી લક્ષ્યો માનવ કેન્દ્રિત છે અને હંમેશાં તેના બધા સહયોગી દેશો સાથે વિકાસના માર્ગ પર આગળ વધવાનો પ્રયત્ન કરે છે ભારતના અન્ય દેશો સાથેના સંબંધોમાં નાણાકીય જવાબદારીઓ પરસ્પર વૃદ્ધિ અને આદર તરફ કેન્દ્રિત છે તેમણે અફઘાનિસ્તાનમાં સંસદ ભવન નાઇજરમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર શ્રીલંકાના તમામ પ્રાંતમાં એમ્બ્યુલન્સ સેવાઓ નેપાળમાં તબીબી ઇમરજન્સી સેવાઓ સહિતના દેશોમાં અસંખ્ય માળખાગત આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે ઘણા દેશો સાથે સંયુક્ત પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો શ્રી મોદીએ મોરિશિયસ સાથેના સંબંધો આગામી વર્ષોમાં વધુ મજબૂત થશે તેવી આશા દર્શાવી હતી

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં બંને દેશો વચ્ચેના સંબંધો નવા સ્તરે પહોચ્યા છે તેમણે મોરિશિયસમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ભારતીય પ્રધાનમંત્રીના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો તેમણે શ્રી મોદીના સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ માટેના સંકલ્પને પણ યાદ કર્યા

રાજસ્થાન રાજસ્થાન હાઈકોર્ટે બહ્જન સમાજ પાર્ટીની અરજી સંદર્ભમાં રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભા સચિવાલયના સચિવ અને બીએસપીના છ ધારાસભ્યોને નોટિસ આપી છે તેમણે બહ્જન સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને પછી ગયા વર્ષે કોંગ્રેસમાં ભળી ગયા હતા રાજસ્થાનમાં કોંગ્રેસમાં જોડાણ વિડુદ્ધ બસપા દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ નોટિસ આપવા જણાવ્યુ હતું સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓના દાખલાઓ ટાંકવામાં આવ્યા હતા

રાજસ્થાન વિધાનસભાના છ બસપા સભ્યો અશોક ગેહલોતની કોંગ્રેસની સરકારમાં ભળી ગયા તા

આ અરજીની સુનાવણી ન્યાયાધીશ મહેન્દ્રકુમાર ગોયલની સિંગલ જજ બેંચ દ્વારા કરવામાં આવી રહી છે બસપાએ અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ સહિત ગૃહની કોઈપણ કાર્યવાહીમાં અશોક ગેહલોત સરકાર વિરુદ્ધ મત આપવા માટે છ ધારાસભ્યોને વ્હીપ આપ્યો હતો

ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે પણ બસપાના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા વિનંતી કરતી બે અરજીઓ હાઇકોર્ટમાં કરી છે

તેમણે કહ્યું આ નીતિ ભારતને વિશ્વ સમકક્ષ જ્ઞાનની મહાસત્તા તરીકે સ્થાપિત કરશે આકાશવાણી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં શ્રી નિશંકે કહ્યું કે આ નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ દરેક બાળક માટે તકનો માર્ગ ખોલશે જેથી તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થઈ શકે

તેમણે કહ્યું કે આંતરશાખાકીય અધ્યયનને વધુ સાનુકૂળ બનાવીને ઉચ્ય શિક્ષણમાં પ્રોત્સાહન આપવામાં આવશે શ્રી નિશંકે જણાવ્યું કે એક ઉચ્ય શિક્ષણ પંચની સ્થાપના કરવામાં આવશે જે યુજીસી એનસીટીઇ અને એઆઇસીટીઇ જેવા શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરશે

તેમણે કહ્યું કે નુતન ભારતના નિર્માણ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મહત્વની બનશે પિયુષ ગોયલ વાણિશ્ર્યમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર આગામી બે વર્ષમાં સમગ્ર દેશને ઓપ્ટિક ફાઇબર નેટવર્કથી આવરી લેવાનું લક્ષ્ય રાખી રહી છે શ્રી ગોયલે કહ્યું કે ડિજિટલનેટવર્ક એ આધુનિક ટેક્નોલૉજી છે ભારતીય ઉદ્યોગ મહામંડળ સીઆઈઆઈ દ્વારા આયોજિત નેશનલ ડિજિટલ કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં મંત્રીએ ભાર મૂક્યો કે ધીરે ધીરે પરંતુ યોક્કસ એક બારી પદ્ધતિ અપનાવવામાં આવી રહ્યા છે તેમણે વિનંતી કરી કે ઉદ્યોગોએ કરચોરોને ઓળખવામાં સરકારને મદદ કરવા સક્રિય ભૂમિકા ભજવવી પડશે મંત્રીએ કહ્યું કે તેઓ નીતિ સરળીકરણ માટે સમર્પિત છે કોવિડ અંગે બોલતાં તેમણે કહ્યું કે દેશમાં વેપાર ઉદ્યોગો પુનઃ સ્થાપિત થઈ રહ્યા છે અને પ્રતિબંધો કામચલાઉ હતા તે હવે હળવા થઈ રહ્યા છે શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે કોવિડ એ આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ભારતના મહત્વને સમજવા માટે એક મહત્વની બાબત સમજાવી છે

રેડ ક્રોસ માટેના માસ્ક હાથશાળ દ્વારા સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવશે અને તેમાં રેડક્રોસના ચિહ્નને પણ આવરી લેવાશે ડિઝાઇન મુજબ ભારતીય રેડ ક્રોસ સોસાયટી માટે ડબલ અસ્તરવાળા સુતરાઉ માસ્ક વિશેષ રૂપે તૈયાર કર્યા છે

રામ મંદિરના ભૂમીપૂજનમાં નિયંત્રણ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટએ કહ્યું છે કે રામ મંદિરના ભૂમીપૂજન પ્રસંગે હાજર રહેવા માટે રામ ભક્તો અયોધ્યા આવવાનો આગ્રહ રાખે નહીં અને દૂરદર્શનના જીવંત પ્રસારણને નિહાળી ઇતિહાસ બનવા જઈ રહેલી ઘટનાના સાક્ષી બને એક ટ્વિટ સંદેશમાં કહેવાયું છે કે કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો હોવાથી આ નિર્ણય લેવો પડ્યો છે

આ ઉપરાંત આ ઐતિહાસિક સ્મૃતિને વર્ણવવામાં આવશે અમેરિકન ભારત પબ્લિક અફેર્સ કમિટીના પ્રમુખ જગદીશ સેહવાણીએ કહ્યું કે ન્યુયોર્કમાં પાંચમી ઓગસ્ટની ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે